તેમણે ટવીટ સંદેશમાં કહ્યુ છે કે આ દુઃખના સમયે તેમની ભાવનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે શ્રી કોવિંદે ઇજાગ્રસ્તો ઝડપી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્ન્્ મોદીએ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પર શોક વ્યકત કરીને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવી છે પ્રધાનમંત્રીએ પોતાના ટવીટ સંદેશામાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પર દુઃખ વ્યકત કર્યુ હતું

શ્રી મોદીએ વધુમાં કહ્યું છે કે વફીવટીતંત્ર અકસ્માતના સ્થળે તમામ શકથ સહાય પૂરી પાડે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડોદરામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર અગે દુઃખ વ્યકત કર્યુ છે શ્રી શાહે એક ટવીટ સંદેશામાં કહ્યુ છે કે સ્થાનિક વહીવટીતંત્ર દરેક પ્રકારની સહાયતા કરી રહ્યુ છે તેમણે ઇજાગ્રસ્તો ઝડપી સાજા થાય તે માટે પ્રાર્થના કરી છે

એક ટવીટ સંદેશામાં શ્રી રૂપાણીએ કહ્યુ છે કે મૃતકોના શોકાતુર પરિવારો સાથે ટેલિફોન પર વાત કરી સાંત્વના પાઠવી હતી ઇજાગ્રસ્ત લોકોની ઝડપી સારવાર માટે તંત્રને તમામ સૂચનાઓ આપવામાં આવી છે મૃતકોની આત્માને શાંતિ મળે અને ઇજાગ્રસ્ત લોકો ઝડપથી સ્વસ્થ થાય તે જ ઇશ્વરને પ્રાર્થના

અકસ્માત સુરેન્ર્િનગર સુરેન્ નગર જીલ્લાના લખતર નજીક કોઠારીયા અને ઝમર વચ્ચે આજે વહેલી સવારે કાર ઝાડ સાથે અથડાતા ચાર વ્યકતિઓના મોત નિપજયા છે કારના ચાલકને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

ખાસ કરીને મુંબઇ સુરત બરોડા અને અમદાવાદથી ફરવા આવેલા સહેલાણીઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ન્યુ દમણ ન્યુ ઇન્ડિયા પ્રોજેકટ હેઠળ દરિયા કિનારે બનાવેલુ રામસેતુ બીય રોડ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સહેલાણીઓએ વોટર સ્પોર્ટ સહિતની વિવિધ ગેમ્સની મજા માણી હતી તો મોટી દમણ લાઇટ હાઉસથી જંપોર બીય સુધી હજારોની સંખ્યામાં સહેલાણીઓની ભીડ જોવા મળી છે સુરતના સહેલાણીએ આ રીતે પોતાનો પ્રતિભાવ આપ્યો

અમારા ડાંગના પ્રતિનિધિના જણાવ્યા મુજબ માલેગાવ ટોલનાકાથી સાપુતારા સુધી બે કિલોમીટર સુધી કારની લાંબી લાઇનો લાગી છે ટ્રાફિક જામના દશ્યો જોવા મળી રહ્યા છે